કેન્દ્ર દ્વારા રજૂ કરવામાં આવેલા શ્રેણીબદ્ધ સુધારાઓ અને યોજનાઓ પર પ્રકાશ પાડતાં તેમણે કહ્યું કે એન

સરકાર ગરીબ અને ખેડૂત સશક્તિકરણના પોતાના વચન માટે કટિબદ્ધ છે

પ્રધાનમંત્રીએ કહ્યું કે કિસાન રેલ અને કિસાન ઉડાન યોજના ખેડુતોને મોટા અને વધુ નફાકારક બજારો સુધી પહોંચવામાં સહાય માટે રજૂ કરવામાં આવી છે

તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આભાર પ્રસ્તાવ પરની સમગ્ર ચર્ચામાં વિરોધ પક્ષોએ ખેડૂત આંદોલન વિશે વાત કરી નથી શ્રી મોદીએ કહ્યું કે માત્ર એન ડી એ સરકાર જનહીં પરંતુ અગાઉની સરકારોએ પણ કૃષિ ક્ષેત્રમાં સુધારા માટે વખતો વખત હિમાયત કરી છે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંઘની કૃષિ ક્ષેત્રે સુધારાની જરૂરિયાત વિશેની ટિપ્પણીને ટાંકીને પ્રધાનમંત્રીએ ઉમેર્યું કે સુધારાઓ અંગેના તેમના અભિગમ પર વિરોધ પક્ષો ફક્ત રાજકીય લાભ માટે જ હવે ઉલટું વલણ લઇ રહ્યા છે તેમણે માહિતી આપી કે ઘણી રાજ્ય સરકારો પહેલેથી જ આવા ક઼ષિ સુધારાઓ લાગુ કરી ચૂકી છે સહકારી ડેરીનું ઉદાહરણ અપાતાં શ્રી મોદીએ કહ્યું કે દેશમાં ડેરી ઉત્પાદનની જબરજસ્ત સફળતાની બાબત ફક્ત તેની સ્વતંત્રતાને કારણે છે તેમણે દેશના ખેડ઼તો માટે સમાન સ્વતંત્રતાની હિમાયત કરી હતી જે નવા ખેત કાયદાની જોગવાઈઓ હેઠળ બાંહેધરી આપવામાં આવી છે

પ્રધાનમંત્રીએ આશ્વાસન આપ્યું કે ન્યૂનતમ ટેકાના ભાવ ચાલુ રહેશે અને નવા કૃષિ કાયદા એપીએમસીને કોઈપણ રીતે નબળી પાડતા નથી તેમણે ઉમેર્યું કે ગરીબો માટે પોષણક્ષમ રાશન યોજના પણ ચાલુ રહેશે વિરોધ પ્રદર્શન કરનારા ખેડૂતો સાથેની વાટાઘાટો અંગે તેમણે કે સરકાર મડાગાંઠને સમાપ્ત કરવા માટે હજી વધુ ચર્ચા માટે તૈયાર છે વિરોધ પ્રદર્શન સ્થળોએ વડીલો અને બાળકો પ્રત્યેની ચિંતા દર્શાવી શ્રી મોદીએ તેઓને ઘરે પરત જવા વિનંતી કરી પ્રધાનમંત્રીએ કહ્યું કે આંદોલનમાં પંજાબના ખેડુતોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે થોડા વિદેશી નાગરિકો દ્વારા ઉશ્કેરણી અંગે ઈશારો કરતાં તેમણે દેશમાં સીધા વિદેશી મુડીરોકાણકારોના નવા સ્વરૂપ તરીકે ઉલ્લેખ કરીને વિદેશી વિનાશક વિયારધારાઓ વિરુદ્ધ સાવધાની રાખવા પર ભાર મુક્યો કોવિડ સામેની લડત વિશે બોલતાં પ્રધાનમંત્રીએ દરેકના પ્રયત્નોની પ્રશંસા કરી તેમણે જણાવ્યું કે ઉદભવેલા પડકારોએ આત્મનિર્ભરતા પ્રાપ્ત કરવાની ભારતની પ્રતિબદ્વતાને ફરીથી જીવંત બનાવી છે

તેમણે ઉમેર્યું કે ભારતે અન્ય દેશોમાં પણ રસી પૂરી પાડવાનું શરૂ કર્યું છે નેતાજી સુભાષયંદ્ર બોઝના રાષ્ટ્રવાદવિશેના વાક્યને ટાંકીને તેમણે દેશવાસીઓને ભારતીય સંસ્કૃતિ મૂલ્યોઅને નૈતિકતા પર ગૌરવ લેવા વિનંતી કરી

ભાજપના સભ્ય લોકેટ ચેટર્જીએ પ્રસ્તાવના સમર્થનમાં બોલતાં મોદી સરકારે કોવિડ રોગયાળા દરમિયાન કરેલી કામગીરીની પ્રશંસા કરી તેમણે કહ્યું કે સરકારે ડિમોનેટાઇઝેશન જીએસટી અને ખેડૂત કલ્યાણ માટે કૃષિ કાયદા લાવવા જેવા ઘણા મહત્ત્વપૂર્ણ પગલાં લીધાં છે તેમણે કહ્યું કે કોરોનાને કારણે મૃત્યુ દર ખૂબ જ ઓછો રહ્યો એ સરકારની જીત છે તેમણે મોદી સરકારની રસીકરણ માટેની પહેલ બદલ પ્રશંસા પણ કરી અને કહ્યું કે આ મુશ્કેલ સમયમાં મદદરૂપ થવા બદલ પડોશી દેશોએ પણ ભારતનો આભાર માન્યો છે ગૃહ મોકૂફ રહ્યા બાદ ફરી મબ્યું ત્યારે સંરક્ષણમંત્રી રાજનાથસિંહે સભ્યોને આભાર પ્રસ્તાવ ઉપર ચર્ચા ચાલુ કરવા વિનંતી કરી તેમણે કહ્યુંકે ગૃહનું ગૌરવ જાળવવું એ દરેક સદસ્યની ફરજ છે અને આ પરંપરા સભ્યોએ જાળવી રાખવીપડશે આ અગાઉ ગૃહની બેઠક મળી ત્યારે ઘોંઘાટભર્યા દ્રશ્યો વચ્ચે સ્થગિત કરવામાં આવી છે વિપક્ષના અનેક સભ્યોએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્યાર કર્યા હતા અને કૃષિ કાયદાના વિરોધમાં ધાંધલ ચાલુ રાખી હતી

લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ આંદોલનકારી સભ્યોને ગૃહમાં વ્યવસ્થા જાળવવા વિનંતી કરી અને તેઓને તેમની બેઠક પર પાછા જવા કહ્યું ઘોંઘાટીયા દ્રશ્યો વચ્ચે અધ્યક્ષે સંસદીય લોકશાહીમાં પ્રશ્નોત્તરી કાળનું મહત્વનું છે એમ કહીને પ્રશ્નોત્તરી યલાવવા દેવાનો પ્રયાસ કર્યો પરંતુ ઘોંઘાટ યાલુ રહેતાં ગૃહની બેઠક પાંચ વાગ્યા સુધી મોકૂફ રાખી હતી

મુખ્યમંત્રીએ કહ્યું કે ગઈકાલથી ડીજીપી આ વિસ્તારમાં છે અને કમિશનર ગઢવાલઅને ડી આઈ જી

જિલ્લા વહીવટી તંત્રની આખી ટીમ આ વિસ્તારમાં રાહત અને બચાવ કામગીરીમાં લાગી ગઈ છે અન્ય જિલ્લાના અધિકારીઓને પણ સ્થળ પર મોકલી દેવાયા છે જેથી જલ્દીથી પંચનામા અને મૃતદેહોનું પોસ્ટ મોર્ટમ કરી શકાય શકે ગઈકાલથી જિલ્લા વહીવટી તંત્ર એન ડી આર

અને સંરક્ષણ દળની ટીમો રાહત અને બચાવ કામગીરીમાં વ્યસ્ત છે

મુખ્યમંત્રીએ કહ્યું કે આ ઘટનાના કારણો શોધવા માટે મુખ્ય સચિવને સૂચના આપવામાં આવી છે કે ઇસરોના વૈજ્ઞાનિકો અને નિષ્ણાતોએ આ ઘટનાના કારણો શોધી કાઢવા જોઈએ જેથીભવિષ્યમાં થોડી સાવચેતી રાખી શકાય

શ્રીમતી સીતારમણે કહ્યું કે સરકાર એક પોર્ટલ દ્વારા અસંગઠિત મજૂરો વિશેની માહિતી એકત્રિત કરશે